આ કેસ માટે જજોની નવી બેંચ નિમવામાં આવી હતી અગાઉ આ કેસની સુનાવણી તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા જસ્ટિશ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેંચ કરી રહી હતી દીપક મિશ્રા દેશના મુખ્ય ન્યાયાધિશ તરીકે નિવૃત્ત થતા તેમના સ્થાને જસ્ટિસ રંજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે તેમણે આ કેસ માટે નવી બેંચની રચના કરી હતી જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કોલ અને જસ્ટિસ એ એમ જોસેફનો સમાવેશ થાય છે

આ યોજનાને અનુસંધાનમાં ભુજની અદાણી સંચાલિત જી

આ કેમ્પમાંઆયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિષે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત આ યોજના અંતર્ગત લાભાર્થી નું યાદીમાં નામ ઓનલાઈન સીસ્ટમ દ્વારા ચેક કરી આપવામાં આવશે જે લાભાર્થીનું નામ આ યાદીમાં હશે એને ગોલ્ડન હેલ્થકાર્ડ પણ કાઢી આપવામાં આવશે અમારા સંવાદદાતા આર સરવૈયા જણાવે છે કે આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનેઅંતર્ગત તમામ સવાલોના જવાબ આ કેમ્પ દ્વારા પુરા પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છાનારા દરેક વ્યક્તિએ પોતાનું રાશનકાર્ડ આધારકાર્ડ પાનકાર્ડ મા કાર્ડ અથવા વાત્સલ્ય કાર્ડ લઇ પ્રધાનમંત્રી આરોગ્ય મિત્ર સમક્ષરજુ કરવાનું રેહશે જેની ખરાઈ કર્યા બાદ લાભાર્થીને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવશે

આ વખતની વિષય વસ્તુ છે ભ્રષ્ટાચારને નાબુદ કરી નવા ભારતનું નિર્માણ સમગ્ર દેશના મંત્રાલયો વિભાગો જાહેર સાહસો બેન્કો અને બીજી સંસ્થાઓમાં સરકારી કર્મચારીઓએ શપથ લઇને તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણીનો આરંભ કર્યો છે

વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ વૈશ્વિક મંદી અને મોંઘવારીની અસરસ હેઠળ હજી સુધી ઘરાકી જામતી નથી પરંતુ આ વખતે દિવાળી પર્વ મહિનાના પ્રારંભમાં હોતા પગાર મળતા જ ખરીદી વધશે તેવી સંભાવના છે

શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત ખરીદી થતી હોય છે પરંતુ ટેકનોલોજીના વિકાસ સાથે દિપાવલી હવે શોપીંગ દિપાવલી બની છે ઈલેકટ્રોનીક ચીજવસ્તુઓમાં વેચાણ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર ઈલેકટ્રોનિકની નાનીમોટી ચીજોની ઓનલાઈનથી ખરીદીને લીધે હવે બજારમાં ખરીદી પર અસર થઈ છે

એ અગાઉ ગાંધીધામ ખાતે એકતા રથયાત્રા યોજાઈ હતી આદિપુરના મદનસિંહ ચોકથી નર્મદા રથયાત્રાનો પ્રારંભ થયોહતો

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને અન્ય અગર્ણીઓ જોડાયા હતા

આ પહેલા ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો ટીમ ઈન્ડિયા બે ફેફાર કરતા રૂષભ પંતના સ્થાને કેદાર જાધવ અને યજુવેન્દ્ર ચહલના સ્થાને રવીન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બન્નેએ એકએક મેચજીતતા આજની મેચની જીતશ્રેણી જીતવા માટે મહત્વની મનાય છે